ની બેઠક વખતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી તથા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાખ ખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠકની શક્યતા નકારી કાઢી છે

આર

માં વિલીન કરવાની રજૂઆત વિધાનસભાના અધ્યક્ષ પી

રેડ્ડી ને કરી છે

ની બેઠક વખતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી તથા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાખ ખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠકની શક્યતા નકારી કાઢી છે વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું

ની બેઠકમાં ભાગ લેવા કિર્ગીઝસ્તાન જશે શ્રી રવિશકુમારે જણાવ્યું હતું કે વિદેશમંત્રી એસ જયશંકર આવતીકાલે ભૂતાનની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે

પ્રધાનમંત્રી તરીકે બીજી મુદતમાં ચુંટાયા બાદ શ્રી મોદીની વિદેશની આ પ્રથમ મુલાકાત છે દિલ્હીમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રીની આ મુલાકાત તાજેતરના બનાવોની સમીક્ષાની તેમજ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની તક પૂરી પાડશે

શ્રી ગોખલેએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની આ મુલાકાત દર્શાવે છે કે ભારત તેના પાડોશી દેશો સાથેના સંબંધોને ટોચની અગ્રતા આપે છે

બી

ના ગવર્નર શક્તિકાંત દાસના વડપણ હેઠળની છ સભ્યોની સમિતિએ બેંક રેટને છ ટકા રાખવાનો નિર્ણય કર્યો છે

ડી પી

આર એસ માં વિલીન કરવાની રજૂઆત વિધાનસભાના અધ્યક્ષ પી

તેમણે પોતાના હસ્તાક્ષર વાળો પત્ર વિધાનસભાના અધ્યક્ષને આપીને જણાવ્યું છે કે તેઓ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સાથે કામ કરવા માંગે છે કોંગ્રેસના જૂથની ટી આર એસ માં વિલીનીકરણ કરવાની વિનંતીનો પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઉત્તમ કુમાર રેડ્ડી અને અન્ય કોંગ્રેસ નેતાઓએ વિધાનસભામાં આવેલી ગાંધીજીની પ્રતિમા સમક્ષ ધરણાં કરીને વિરોધ કર્યો હતો

ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું છે કે મહારાણા પ્રતાપનું જીવન સાહસ આત્મગૌરવ તથા વીરતાથી પરિપૂર્ણ હતુ અને તે આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે

શ્રી પુરીએ જણાવ્યું છે કે આ પ્રકારની કોઇ દરખાસ્ત તેમને દિલ્હી સરકાર પાસેથી મળી નથી તેમણે આક્ષેપ કર્યો હતો કે કોઇપણ દરખાસ્ત તૈયાર કર્યા વિના શ્રી કેજરીવાલે આ જાહેરાત કરી છે

આ સર્વેક્ષણાં દેશના શહેરો અને નગરોનો ત્રિમાસિક સ્વચ્છતા સર્વે કરાશે શ્રી પુરીએ જણાવ્યું હતું કે આ વખતના સર્વેમાં દૂષિત પાણીને પ્રક્રિયા વડે શુધ્ધ કરીને તેને ફરીથી ઉપયોગ કરવા ઉપર તથા કચરાના વ્યવસ્થાપનને કેન્દ્રમાં રખાશે

દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું કે વાહનો માટેના બી એસ

જેના કારણે હવાનું પ્રદૂષણ ઘટાડી શકાશે તેમણે કહ્યું કે હવાનું પ્રદૂષણ એ વૈશ્વિક સમસ્યા છે અને તેને ઉકેલવા માટે સહિયારો પ્રયાસ જરૂરી છે પર્યાવરણ રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયો એ લોકોને પૃથ્વીને સલામત બનાવવા આગળ આવવા અપીલ કરી હતી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે નેશનલ ઇન્સ્ટિટચુટ ઓફ વાયરોલોજી સંસ્થા દ્વારા કરાયેલી તપાસમાં આ છ વ્યક્તિઓ નીપાહ વાયરસથી મુક્ત જોવા મળી છે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે નીપાહ વાયરસથી પીડાતા શંકાસ્પદ કેસોની તપાસ માટે છ સભ્યોની એક સમિતિની રચના કરી છે કેન્દ્રિય આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કેરળમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે નિયમંત્રણમાં છે

પણ એન એમ

પી ડી

ટી

ખાદ્યચીજોના પ્લાસ્ટીકમાં થતા પેકીંગને નિયંત્રણમાં રાખવા વધુ ધારા ધોરણોની જરૂર છે કે નહી તેનો નિર્ણય લેવા નિષ્ણાંતોની સમિતિની રચના કરી છે

જીટી ના ચેરપર્સન આદર્શકુમાર ગોયલ દ્વારા રચાયેલી આ સમિતિમાં ભારતીય અન્ન સલામતી ધારા ધોરણો સત્તામંડળ ભારતીય માનક સંસ્થા કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આરોગ્ય સેવાના મહાનિદેશકનો સમાવેશ કરાયો છે

એ

સંસ્થા આ કામગીરીનું સંકલન કરશે અને નિષ્ણાંતોની સમિતીને તેમનો અહેવાલ ત્રણ માસમાં આપવાનો નિર્દેશ એન

એ આપ્યો છે એન જી ઓ

ક્ષેત્રની કંપની વીપ્રોના કાર્યકારી અધ્યક્ષ અઝીમ પ્રેમજી આગામી ત્રીસમી જુલાઇએ નિવૃત થશે

કંપનીની યાદીમાં જણાવ્યું છે કે નિવૃતી બાદ તેઓ સ્થાપક અધ્યક્ષ તથા બોર્ડમાં નોન એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે સેવા આપતા રહેશે તેમના પુત્ર અને મુખ્ય વ્યૂહ અધિકારી રિષાદ પ્રેમજી શ્રી અઝીમ પ્રેમજીના અનુગામી બનશે

સમક્ષ ઉઠાવવાનો નિર્ણય લીધો છે ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં શ્રી રીજીજૂએ જણાવ્યું છે કે આ મુદ્દે જલદી ઉકેલ મેળવવામાં આવશે અને કેન્દ્ર સરકાર ભવિષ્યમાં ભારત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજનથી વંચિત ન રહે તે માટે પગલાં લેશે